કેવડિયા ખાતે વિધાનસભા અધ્યક્ષની રાષ્ટ્રીય પરિષદનું આજે સમાપન પરિષદના સમાપન સત્રને પ્રધાનમંત્રીનું સંબોધન

પેટા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડયું છે કેન્દ્ર સરકાર અન્ન પ્રક્રિયાની સુવિધા દેશના અંતરિયાળ વિસ્તારો સુધી લઈ જશે

વૈકેંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્ન મોદીએ કૃટબોલ ખેલાડી ડિચેગો મેરાડોનાના અવસાન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે

સમાપન દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા ઓનલાઇન સંબોધન કરવામાં આવી રહ્યું છે આજે સમાપન સમારોહમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્ય સભાના ઉપસભાપતિ હરિવંશસિંહ તથા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ સંબોધન કર્યું હતું ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેવડીયા ખાતે ગઈકાલથી શરૂ થયેલી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું હતું શ્રી કોવિંદે કહ્યું હતું કે ભારતના પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ કરાયેલા લોકતાંત્રિક મૂલ્યોને બંધારણમાં સામેલ કર્યા હોવાથી ભારતની લોકશાહી વ્યવસ્થા મજબૂત બની છે ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈંયા નાયડુ લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે પરિષદમાં પ્રાસંગિક સંબોધન કર્યા હતા આ પરિષદમાં ત્રણ અલગ અલગ ચર્ચા સત્રમાં લોકશાહી વ્યવસ્થા તથા બંધારણને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી

ત્રણ દિવસીય આ સંમેલનનું આયોજન ઉર્જા મંત્રાલય ધ્વારા કરાયું છે આ દરમિયાન નવીનીકરણીય અને ભાવી ઉર્જા વિકલ્પો પર ત્રણ દિવસીય સંમેલન યોજાશે ઉત્પાદનકર્તા ડેવલપર રોકાણકારોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે

જેનો ઉદેશ્ય નવીનીકરણીય ઉર્જાનો વિકાસ અને હાલના વૈશ્વિક પ્રયાસોને વધુ વેગવાન બનાવવાનો છે તેમજ વૈશ્વિક રોકાણકાર સમુદાય સાથે ભારતીય ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા પક્ષોનો સંપર્ક વધારવાનો છે

આગામી ત્રીજી ડિસેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે યોથીએ તેમની ચકાસણી થશે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ સાતમી ડિસેમ્બર છે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

નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો સૂચનો નમો એપકે માય જી

મંચ ઉપર મોકલી શકે છે

ગુજરાત ઉપરાંત પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ તેલંગણા ઉત્તરાખંડ તમિલનાડુ ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર કેરળ ગુજરાત ઓડિશા અને મહારાષ્ટ્રમાં પણ ડાંગરની ખરીદી કરવામાં આવી છે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

કેન્દ્રીય અન્ન સંસ્કરણ વિભાગના મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી કૃડ પ્રોસેસિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓને સંબોધતાં આ મુજબ જણાવ્યું હતું

શ્રી તોમરે કૃષિ તથા ગ્રામીણ ક્ષેત્રને અર્થતંત્રનો આધાર તરીકે ઓળખાવ્યો હતો

વૈકેંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રટબોલ ખેલાડી ડિયેગો મેરાડોનાના અવસાન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે શ્રી નાયડુએ મેરાડોનાને અસાધારણ રમતવીર ઓળખાવીને કહ્યું છે કે તેમણે પોતાની હેરતભરી રમતથી યાહકોને અનહદ આનંદ આપ્યો છે તેમની વિદાયથી ફૂટબોલ જગતને મોટી ખોટી પડી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કુશળ રમતવીર મેરાડોના સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યા હતા તેમની કારકીર્દી દરમિયાન તેમણે ઘણીવાર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું

અર્જેન્ટીનાએ સદગતના માનમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે ભારત બહરીન ભારત અને બહરીને સંરક્ષણ અવકાશ ટેકનોલોજી વેપાર સહિત ઘણાં ક્ષેત્રોના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે

જયશંકર તથા બહરીનના વિદેશમંત્રી વચ્ચે યોજાયેલી પ્રતિનિધિસ્તરની મુલાકાતમાં આ નિર્ણય લેવાયો છે બંને અગ્રણીઓએ પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય તથા પરસ્પરને હિતકારક મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી શ્રી જયશંકરે કોવિડના સમયગાળામાં બહરીનમાં રહેતા ત્રણ લાખ ભારતીય નાગરિકોને સલામતી તથા મદદ કરવા બદલ ત્યાંના વહીવટીતંત્રનો આભાર માન્યો હતો શ્રી જયશંકરે બહરીનમાં વસતા ભારતીયો સાથે વીડિયોના માધ્યમથી સંવાદ કર્યો હતો

સંદેશાવ્યવહાર મંત્રાલયે જણાવ્યું છે કે લેન્ડલાઇનથી બીજા લેન્ડલાઇન ઉપર મોબાઇલથી લેન્ડલાઇન ઉપર તેમજ મોબાઇલથી બીજા મોબાઇલ ઉપર ફોન કરવાની પધ્ધતિમાં કોઈ ફેરફાર કરાશે નહીં

શ્રી કિરણ રીજીજૂએ શાળાકીય જીવનમાં શારીરિક તંદુરસ્તી અને રમતોનું મહત્વ સમજાવીને કહ્યું કે ફીટ ઇન્ડિયા ઝૂંબેશમાં વિદ્યાર્થીઓ મુખ્ય ચાલકબળ છે વિદ્યાર્થીઓ તેમના દૈનિક કાર્યક્રમમાં રમતો અને ફિટનેસનો સમાવેશ કરે તે માટે તેમને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે